ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્ટાર્ટઅપમાં ભારતનું ભવિષ્ય બદલવાની ક્ષમતા છે ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના વિવિધ પ્રદેશો ને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડતી આઠ ટ્રેનોને વિડિયો માધ્યમથી પ્રસ્થાન કરાવશે

આ પ્રસંગે બોલતાં શ્રી મોદીએ કહ્યું કે દેશનું કોવિડ રસીકરણ અભિયાન માનવીય સિદ્ધાંતો પર આધારીત છે અને તેમાં એવા લોકોને પ્રાથમિકતા અપાઇ રહી છે જેમને સંક્રમણની સૌથી વધુ શક્યતા છે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

શ્રી મોદીએ કહ્યું કે દેશમાં વિકસાવાયેલી રસી સસ્તી છે પણ તેની ગુણવત્તામાં કોઇ કચાશ નથી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 શ્રી મોદીએ કહ્યું કે કોરોના સામેની લડતમાં સૌએ જે ધીરજ દર્શાવી છે તેવી જ ધીરજ સૌએ રસીકરણમાં પણ દર્શાવવાની છે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

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કરાવ્યો

દિલ્હીમાં સુચારૂર્રપે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે

એઇમ્સના નિદેશક ડો રણદીપ ગુલેરિયા અને નીતી આયોગના સભ્ય ડો વિનોદ પોલ ને રસી આપવામાં આવી

મુખ્યમંત્રી નીતીશકુમારે પટનાના ઇન્દિરા ગાંધી આર્યુવિજ્ઞાન સંસ્થાન ખાતેથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો આ અવસરે તેમણે લોકોને અફવા પર ધ્યાન ન આપવા તથા રસીકરણમાં સહયોગ આપવા અપીલ કરી મહારાષ્ટ્રમાં રસીકરણનો મુખ્ય કાર્યક્રમ મુંબઇ બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ ખાતેના કોવિડ કેન્દ્રમાં યોજાયો આ પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા ઉત્તરાખંડમાં તમામ રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી દહેરાદૂન ખાતેની દૂન હોસ્પિટલમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની ઉપસ્થિતિમાં રસીકરણનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો

મેઘાલયમાં મુખ્યમંત્રી શ્રી સંગમાએ શિલોંગ ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતા આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો અંદમાન નિકોબારમાં રાજધાની પોર્ટ બ્લેર સ્થિત ગોવિંદ બલ્લભ હોસ્પિટલ ખાતેથી રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે

તમિલનાડુમાં મુખ્યમંત્રી પલાનીસામીએ મદુરાઇ ખાતેથી રસીકરણ અભિયાન શરૂ કરાયું

હૈદરાબાદ ખાતેથી રસીકરણ અભિયાનના પ્રારંભ સમયે કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી હાજર રહ્યા હતા કર્ણાટક્રમાં મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ બેંગલુરૂ ખાતેથી તો આસામમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ગુવહાટી ખાતેથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો સીરમ ઇન્સ્ટીટય્ટના માલિક અને સી

ઓ આદાર પુનાવાલાએ પુના ખાતે કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લેતા જણાવ્યું કે કોરોના સામેની આ ઐતિહાસિક લડતમાં કોવીશીલ્ડના યોગદાન બદલ તેઓ ગર્વ અનુભવે છે

ટ્વીટ સંદેશમાં શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણે કોરોના વિરૂદ્ધની લડતનો એક મહત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે રસીકરણ અભિયાન આપણા વૈજ્ઞાનિકોની અપાર ક્ષમતા સાથે દેશના નેતૃત્વની શક્તિ દર્શાવે છે

નઙા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી જે પી

ભૂટાન ભૂટાનના પ્રધાનમંત્રી લોતે શેરિંગે ભારતમાં કોવિડ રસીકરણ અભિયાનના પ્રારંભ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તથા દેશના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે

પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમીટને વિડીયો માધ્યમથી સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે આપણા યુવાનોની ઉર્જા અને જુસ્સો આખા વિશ્વ માટે નવી તકો શોધવાની ક્ષમતા ધરાવે છે શ્રી મોદીએ કહ્યું કે આ સદી ડીજીટલ ક્રાંતિ અને નવા જમાનાના શોધની સદી છે અને ભવિષ્યની ટેકનોલોજીઓ એશિયન દેશોમાંથી આવે તે આજના સમયની માંગ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે બધા જ રાજ્યો સ્ટાર્ટઅપને મદદરૂપ બની રહ્યા છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની લહેર દેશના બીજા અને ત્રીજા શ્રેણીના શહેરો સુધી પહોંચી ગઇ છે તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે અનેક સંભાવનાઓ રહેલી છે

પ્રધાનમંત્રી કેવડીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સથી દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયાથી સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી આઠ ટ્રેનોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે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

પ્રધાનમંત્રી આવતીકાલે વિડિયો માધ્યમથી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીથી કેવડીયાને જોડતી ટ્રેનને રવાના કરશે ઉત્તર રેલવે મંડળ લખનઉના પ્રબંધક સંજય ત્રિપાઠીએ આકાશવાણીને જણાવ્યું કે અઠવાડિયામાં ત્રણ વખત ઉપડનારી આ ટ્રેનથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન મળશે

ફીલ્મ મહોત્સવના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કન્નડ ફિલ્મ અભિનેતા સુદીપ હાજર રહ્યા હતા આ પ્રસંગે બોલતાં શ્રી જાવડેકરે કહ્યું કે દરેક વ્યક્તિને મનોરંજનની આવશ્યકતા હોય છે કારણ કે તે જીવનનું ચાલકબળ છે

તેમણે ઉમેર્યું કે ફિલ્મ ઉદ્યોગનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે છે આ વર્ષે કોવિડ રોગચાળાના પગલે હાઇબ્રીડ રીતે ફિલ્મ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં થિયેટરમાં ફિલ્મો દર્શાવાની સાથે વર્ચ્યુઅલ રીતે પણ ફિલ્મો પ્રદર્શિત કરાઇ રહી છે

આ પ્રસંગે બોલતાં શ્રી શાહે કહ્યું કે દેશમાં રમખાણો કાબૂમાં રાખવામાં ધાર્મિક મેળાવડોમાં ભીડનું સંચાલન કરવામાં તથા બળવાખોરોને નિયંત્રણમાં રાખવામાં રેપીડ એક્શન ફોર્સ નિર્ણાયક ભૂમિકા ભજવે છે